કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પોષણક્ષમ દરે આ દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે રેમડેસિવીર કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે

ટેસ્ટીંગ ટ્રેકીંગ અને સર્વેની કામગીરીથી કોરોના દર્દીઓ મળે તેમને દરેક પ્રકારની આરોગ્યની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે તાકીદે આયોજન કરી વ્યવસ્થા કરવા મંત્રીશ્રી જવાહરભાઇ યાવડાએ સુચના આપી હતી તેમણે રેમડેસીવીર ઇન્જેકશનનો પુરવઠો જળવાઇ રહે અને જરૂરીયાતવાળા દર્દીને મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું સાંસદશ્રી પુનમબેન માડમે દેવભુમિ દ્વારકામાંથી કુંભ મેળામાં ગયેલા વ્યક્તિઓનો સર્વે કરી આવી વ્યક્તિઓની માહિતી મેળવી આર

ટેસ્ટ કરાવી અને નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ જ ઘરે જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું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

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ કહ્યું છે કે પરીક્ષા માટેની નવી તારીખોની જાહેરાત પછીથી કરવામાં આવશે

દેશમાં એન્જિનિયરિંગ કારકિર્દી માટે અગત્યની ગણાતી જેઇઇ મેઈન પરીક્ષા આ વર્ષે યાર સત્રમાં લેવામાં આવી રહી છે આમાંથી બે સત્ર ફેબ્રુઆરી અને માર્ચમાં પૂર્ણ થઈ યૂક્યા હિં

ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન કે ડામોરે આ માહિતી આપી હતી

આ પ્રસંગે રાજધાની ફાઉન્ડેશના પ્રમુખ તેમજ મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ હાજર રહ્યા હતા

તે માટે આયુષ તબિબોને કોવિડ સારવાર કરવાની તાલીમ પણ પૂર્ણ કરાઈ છે

ભુજ ભુજમાં પીનલ મહેન્દ્રભાઈ રામાણીનું ચેમ્પીયન્સ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસમાં નામ અંકીત થયું છે

ભયાઉ સામખિયારી પંથકમાં ભારે ગાજવીજ અને તોફાન સાથે કમોસમી વરસાદ થતા રસ્તા ભીંજાયા હતા આ વરસાદને લઈને અજમો ઈશ્બગુલ જેવા પાકોને નુકશાન થવાની ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે પૂર્વ કચ્છમાં આકાશ ગોરેભાયલું રહેતા ખેડૂતો પર ચિંન્તાના વાદળો છવાયા છે